દિલ્ફીની ટીમ ઉપરાંત રાજસ્થાનસૌરાષ્ટ્રની ટુકડીઓ પણ દવા છંટકાવની કામગીરીમાં કામે લાગી છે લખપત તાલુકમાં તીડના છુંડ આવી ચડતા ખેડુતો ચિંતામાં મુકાયા છે ત્યારે અબડાસા વિસ્તારના ધારા સભ્યની રજુઆતને પગલે તાત્કાલિક રાજય અને કેન્દ્ર સરકાર સર્તક બની છે અને કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજયના કૃષિમંત્રી આર

ફળદ્રુએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી કૃષિમંત્રાલયના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનની બે કિટનાશક મોબાઈલ વાન દ્રારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તેમજ વધતા જતા આક્રમણને ખાળવા જિલ્લા સરફદી વિસ્તારમાં ટીમો સક્રિય બની છે

આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્યે પણ માંડવી બીચ સૌથી સુંદર ફોઇ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસો થકી તેને વિકસાવવાનો બફુ મોટો પ્રોજેકટ સરકારમાં મૂકાયો છે તેમ જણાવ્યુ હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને વફીવટીતંત્ર વતી પ્રવાસીઓને આવકારતાં કચ્છમાં સારાં વરસાદ થકી સુખદ દિવસોની શરૂઆતમાં ઉત્સવનું સત્ર ચાલુ થઇ રહ્યું છે તેમ જણાવી સર્વિસ પ્રોવાઇડરોને સલામતી સાથે દેશ વિદેશનાં પ્રવાસીઓ માટે અતિથિદેવો ભવની ભાવનાને સાકાર બનાવવા આહ્વાન કર્યું હતું

તાશ્કંદમાં દેવલોક પામેલા આપણા પ્રધાનમંત્રીશ્રી લાલબફાદુર શાસ્ત્રીની યાદમાં અફી ખાસ સ્મારક બનાવાયુ છે જયાં તેમને શ્રધ્ધાજલી માટે ભારતીય લોકો આવતા રહે છે

કલ્પના શાહ્ બેંન્ક હડતાલ દેશની રાષ્ટ્રીયકૃત બેંકના એકત્રીકરણના વિરોધમાં બેંન્ક કર્મચારીઓની રાષ્ટ્ર વ્યાપી હળતાળની કચ્છમાં વ્યાપક અસર જોવા મળી હતી

ભુજમાં બેંન્ક ઓફ બરોડાની રિજીનલ કચેરી પાસે કર્મચારીઓએ સુત્રોચ્યાર કર્યા હતા

ત્રીજી ટેસ્ટ મેચમાં બેવડી સદી નોંધાવનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ અને સીરીઝના ખિતાબ જાહેર થયા હતા

તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા કલાકારો અને કલા સમુજોને આવતીકાલે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ વિધાલય ગાંધીધામ ખાતે ઉપસ્થિત રફેવા જણાવાયુ છે

સંસ્કાર સ્કુલમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્કુલના તેજસ્વી તારલોઓને સન્માનિત કરવામાં આવ્યા હતા